એનાયત કરશે રાજ્યના સાહસિક યુવાનો માટે ચંદીગઢ ખાતે નેશનલ એડવેન્યર ફેસ્ટિવલ

મહારાષ્ટ્ર બાદ આવો અલગ અને કડક કાયદો ધરાવનાર ગુજરાત બીજું રાજ્ય બન્યું છે તેમણે ઉમેર્યું હતું કે સંગઠીત ગુનાખોરીને જ્યારે કોઇ રાષ્ટ્રિય સીમાડા નડતાં નથી ત્યારે ગુજરાતને આગવો કાયદો મળી રહે તે જરૂરી હતું પહેલી ડિસેમ્બરથી અમલમાં આવતા કાયદા હેઠળ આવરી લેવાયેલી સંગઠિત ગુનાખોરીમાં સામેલ કૃત્યોમાં સોપારી આપવી ધાક ધમકીથી પૈસા પડાવવા પ્રતિબંધિત માલની દાણચોરી કરવી ગેરકાયદે કેફીદ્રવ્યોનો વેપાર કરવો ખંડણી માટે અપહરણ કરવા રક્ષણ માટે નાણાં વસુલવા નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝિ સ્કીમ કપટયુક્ત યોજના અથવા મલ્ટી લેવલ માર્કેટીંગ સ્કીમ ચલાવવી વગેરેનો સમાવેશ થાય છે

ગઈકાલે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબીનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા ફષિ મંત્રી આર

ફળદએ કહ્યું હતું કે મહેસૂલ તથા ખેતીવાડી ખાતાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીધી સૂચના આપી છે કે ખેડૂતો પાસેથી તેમના બેંક ખાતાની વિગત ઓન લાઇન લઈ તેમને વહેલી તકે યુકવણી કરવાની ગોઠવણ હાથ ધરવામાં આવે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ પ્રીમિયમ ભરનાર ખેડૂતો વીમાનો દાવો મળતો નથી તેવા આક્ષેપને તેમણે નકારી કાઢ્યો હતો અને રાજ્ય સરકાર વીમા કંપનીઓ પાસેથી ખેડૂતોના હિતમા કામ લઈ રહી હોવાનું પણ તેમણે કહ્યું હતું

સોલાર સુએઝ પ્લાન્ટ રાજ્ય સરકારે ગુજરાતની નડિયાદ વલસાડ સહિત આઠ નગરપાલિકાઓમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે ગટરના પાણીના શુધ્ધિકરણ એકમ ઉપર સૂર્યઊર્જા વડે વીજળી ઉત્પન્ન કરવાનો તથા આ એકમની કામગીરી સૂર્ય ઊર્જાશક્તિથી કરવાની યોજના અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે

આ વીજળીની મદદથી સંબંધિત એકમની કામગીરી હાથ ધરાશે શ્રી પટેલે કહ્યું કે સૂચિત પ્લાન્ટના કારણે આઠ નગરપાલિકાઓના વીજબીલમાં આશરે બે કરોડ રૂપિયાથી વધુની બચત થવાનો અંદાજ છે આ ઉપરાંત હાલની કાર્યરત યોજનાઓમાં વીજળીના બીલમાં બચત કરવા માટે એનર્જી ઓડિટ પણ કરાશે રાજ્ય સરકારની આ મહત્વાકાંક્ષી યોજનામાં નડિયાદ પેટલાદ ધોળકા વલસાડ ગોધરા પાટણ હિંમતનગર અને વાપી નગરપાલિકાઓનો સમાવેસ કરાયો છે

હવે આ દરખાસ્ત મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલવામાં આવી છે શહેરની હદમાં બહારના વધુ વિસ્તારોને સામેલ કરવાની આ દરખાસ્ત ઉપર અંતિમ નિર્ણય રાજ્ય સરકારની મંજૂરી મળી ગયા પછી કરવામાં આવશે અમદાવાદ મહાનગર પાલિકામાં જે વિસ્તારોને ભેળવી દેવાની દરખાસ્ત છે તેમાં બોપલ અને ધુમા ગ્રામ પંચાયતના વિસ્તારો ઝુંડાલ કોટેશ્વર ભાટ ચિલોડા નરોડા શહેર કઠવાડા અને અમીયાપુરનો સમાવેશ થાય છે ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ દરખાસ્તનો સ્વીકાર કરવામાં આવ્યો હતો

અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડી દ્વારા આ ખરડો ગૃહમા રજૂ કરવામાં આવ્યો હતો જેને દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ અને દાદરા નગર હવેલીના મોહિતભાઇ ડેલકર દ્રારા સમર્થન કરવામાં આવ્યુ હતું હવે આ ખરડો રાજ્યસભામા જશે

દમણ દીવના ભાજપ એકમ તરફથી મજીદ લાઘનીએ ખરડી પસાર થવાની ઘટનાનું સ્વાગત કર્યું છે અને આશા વ્યકત કરી કે બંને ટયૂકડા પ્રદેશનું વિલીનીકરણ થતાં વિકાસના નવા દ્વાર હવે ખુલશે નિત્યાનંદ નિત્યાનંદ આશ્રમમાં રહેતા વધુ ચાર બાળકોના વાલીઓએ ગુજરાત વડી અદાલતમાં હેબિયસ કોપર્સ અરજી કરતાં ચારેય સગીર બાળકોને ગઈકાલે વડી અદાલતમાં રજૂ કરાયા હતા

બ્રહ્મભદૃની ખંડપીઠે વાલીઓની અરજી પરની સુનાવણી દરમિયાન બે બાળક તથા બે બાળકીઓ એમ યારેય સગીરને તાત્કાલિક ખંડપીઠ સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું બાળકોના વાલીઓએ આશ્રમ તથા પોલીસ બંને દ્વારા તેમના બાળકોને મળવા દેવાતા નથી તેનો આરોપ કર્યો હતો અદાલત સમક્ષ હાજર થયેલા બાળકોએ આશ્રમમાં જ રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી વચગાળાના યુકાદામાં અદાલતે વાલીઓને બાળકોને જ્યારે મળવું હોય ત્યારે મળવાની મંજુરી આપવા પોલીસને સૂચના આપી છે અદાલત આ બાબતે અંતિમ ચૂકાદો આજે આપશે

જેમાં અરજીપત્રક ઓળખનો પુરાવો રહેઠાણનો પુરાવો મેડીકલ સર્ટીફિકેટ એડવેન્ચર પ્રવૃત્તિઓના પ્રમાણપત્રો વાલીનું સંમતિપત્રક પોતાના જોખમો અંગેનું બાંહેધરી પત્રક સાથે જોડવાનું રહેશે

ગોલ્ફ અમદાવાદ ખાતે આજથી રાષ્ટ્રીય કક્ષાની કેન્સવીલ ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે

આજથી પહેલી ડિસેમ્બર સુધી આ ટુનાર્મેન્ટ યોજાશે જેમાં ભારતના કેટલાંક મોખરાના ગોલ્ફ પ્રોફેશનલ ભાગ લેનારા છે આ ઉપરાંત કેટલાક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ આ સ્પર્ધામાં ભાગ લેશે સ્થાનિક ખેલાડીઓમાં અમદાવાદના વરુણ પરીખ અને અશપ્રિત સિંઘ થિંડ અહાન નાથ અંશુલ પટેલ અને જય પંડ્યા અ સ્પર્ધામાં ભાગ લેશે